તદ્દઉપરાંત ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન અરજદારનાં કુટુંબ ની આવકમાં ફેરફાર થાય તો તે અંગે પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સતાધિકારી સમક્ષ તેની સ્વેચ્છિક કબુલાત કરવાની રહેશે એમ સમાજિક ન્યાય અધીકારીનાં વિભાગ દ્વારા જણાવાયું છે

આરતી ભદ્દ રાજ્ય સરકારે રાજ્યમાં આવેલી વિવિધ યુનિવર્સીટી ઓને આગામી પાંચ વર્ષ માટે કાર્ય યોજના તૈયાર કરી સરકાર તે સૂચિત કરવા જણાવાયું છે કરછ યુનિવર્સીટી દ્વારા તૈયાર કરાયેલ કાર્ય યોજના અંગે યર્ચા અને જરૂરી સૂચનો કરવા માટે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીનાં કુલપતિ ડો અમી ઉપાધ્યાય ગઈકાલે ભુજ ખાતે બેઠક યોજી હતી

ખાસ કરીને પ્રાથમિક શિક્ષણના બાળકો ધ્યાનમાં લઇ શરૂ થયેલા અભિયાનની વિસ્તૃત માહિતી આપતી એક બેઠક શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગઇકાલે અમદાવાદ ખાતે યોજાઈ ગઈ જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓએ પોતાના મંતવ્યો શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિં ચુડાસમામાં સમક્ષો રજૂ કર્યા હતા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જજ્ઞાવ્યું હતું કે પ્રાથમિ શાળામાં ભજ્ઞતા બાળકો અહિંસાના સંસ્કાર સિંચનનું અભિયાન છેડશે તો આગામી દિવસોમાં એક વૈચારિક રીતે સ્વસ્થ પેઢીનું નિર્માણ થશે નવરાત્રી પર્વમાં ઓસ્થાના કેન્દ્રસમા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે પહોંચવા પદયાત્રીઓનો પ્રવાહ્ન ધીમે ધીમે શરૂ થયો છે પદયાત્રામાં કરછ અને કરછ બહારના મોટી સંખ્યામાં પદ યાત્રરિકો આવે છે

આરતી ભદ્દ વરસાદી ઝાપટાં અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને કારણે જીલ્લા ગઈકાલે મોડી સાંજે માંડવી અને કાળા ડુંગર બાજુના પરછમ વિસ્તારમાં ભાદરવી ભુસાકા જેવો વરસાદ થયા પામ્યો હતો પરછમ વિસ્તારમાં મીની વાવઝોડા થી વુક્ષો અને ચાર વિજળીનાં પોલ ધરાશાઈ થ્રયા હતા તેથી નાના દિનારા અને મોટા દિનારા વચ્ચેનો વીજ વ્યવહાર બંધ થયો હતો

આ પ્રસંગે આત્મા કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી મદદનીશ ખેતી નિયામક ફાર્મ ભુજ દ્વારા પ્રધાનમંત્રી કુષિ માનુધને થોજના તેમજ જળશકિત અભિયાન અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા યાલતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ તાલીમ કાર્યકંમમાં નિવૃત સહ સંશોધન વૈજ્ઞાનિકડો

પરમારે કોઠારાએ કપાસ અને દિવેલાપાકમાં બિયારણની પસંદગી પોષણ વ્યવસ્થાપન રોગજિવાત નિયંત્રણ મિક્ષ પાક પધ્ધતિ વગેરે બાબતે માર્ગદર્શનઆપ્યું હતું

રોજગારીની તકો અને સરકારશ્રીના સ્કિલ ડેવલપમેન્ટપ્રોગ્રામ વિશે જાણકારી આપી હતી પશુ ચિકિત્સક ભુજ એ પશુ આરોગ્ય રસીકરણ પશુ આહાર અને વધુ દુધઉત્પાદન મેળવવા અંગેની સમજ આપી હતી